પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આગામી જાન્યુઆરીથી સેની રી નેપકીન સાથે બાયોડીગ્રેડેબલ કોથળી પુરી પાડવાનું ફરજીયાત બનાવ્યું કેરળમાં કોરોના વાયરસના વધુ પાંચ દર્દી મળી આવ્યા જો કે સરકારે ગભરાવા નહી સલાહ આપી યસ બેંકના સ્થાપક રાણા કપૂરને મુંબઇની અદાલતે ઇડીના રીમાન્ઠ પર સોંપ્યા ક્રિકે માં આઇસીસી મહિલા તી વેન્તી વિશ્વકપ ઓસ્ટ્રેલિયાએ પાંચમી વાર જીતી લીધો

આ ઉપરાંત ખેડ઼તો પડાલા ભુદેવી અને બિનાદેવી કારીગરો આરીફા જાન પર્યાવરણ વિદ ચામી મુર્મુ ઉદ્યોગ સાહસિક નિલઝા વાંગમો સશોધન વ્યાવસાથિક રશ્મિ ઉર્ધ્વદેશે મહિલા કડીયા કલાવતી દેવી પર્વતારોહક તશી અને નુંગશી મલિકનો સમાવેશ થાય છે

તમામે વય શારીરીક મર્યાદાઓ કે ભૌગોલિક પરિસ્થિતિને બાજુ પર રાખીને તેમના સપના સાકાર કર્યા છે સ્ત્રી શક્તિકરણ ક્ષેત્રે અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિ જૂથ અને સંસ્થાઓને આ પુરસ્કાર આપવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નારીશક્તિ પુરસ્કાર વિજેતાઓ સાથે આજે તેમના દિલ્હી ખાતેના નિવાસસ્થાને વાતયીત કરી હતી આ પ્રસંગે તેમણે મહિલાઓના થોગદાન વિના ખુલ્લામાં શૌયકીયા મુકત દેશની સિધ્યિ અશકય હોવાનું જણાવ્યું આ ઉપરાંત કુપોષણનો પ્રશ્ન જળ સુરક્ષા જેવી બાબતોમાં પણ મહિલાઓના યોગદાનને બિરદાવ્યું હતું

ટવીટર પર સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું કે સ્ત્રીશક્તિની ઉર્જા અને સિદ્ધિઓનો આપણે સૌ આદર કરીને ગૌરવ અનુભવીએ છીએ આજે મહિલા દિન નિમિત્તે પ્રધાનમંત્રીના ટવીટર એકાઉન્ટનું સંયાલન વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ કામગીરી કરનારી સાત મહિલાઓ દ્વારા થઇ રહ્યું છે શ્રી મોદીએ જણાવ્યું કે ભારતના તમામ ક્ષેત્રોમાં મહિલાઓએ સફળતા પ્રાપ્ત કરી છે તેમનો સંઘર્ષ તેમની આશાઓ તમામને પ્રેરણા આપે છે આપણે સૌએ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરી તેમની પાસે શીખવું જોઇએ પ્રધાનમંત્રીના ટવીટર એકાઉન્ટ પર પોતાની જીવનયાત્રાના પ્રસંગને વહેંચતા સ્નેહા મોહનદાસે જણાવ્યું કે તેમણે તેમની માતાથી પ્રેરણા મેળવી કે જેમણે ઘરવિહોણા લોકોને ભોજનની સુવિધા આપવા કૃડ બેંક ભારત નામની પહેલ શરૂ કરી તેમની આ પહેલમાં ઘણાં સ્વયંસેવકો જોડાથા તેમણે ઓછામાં ઓછા એક જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન ખવડાવવા અનુરોધ કર્યો છે દિવ્યાંગો માટે કાર્થકર્તા અને પ્રેરણાદીય વકતા ડોકટર માલવિકા અથ્યરે જણાવ્યું કે દિવ્યાંગતા સામેની લડતમાં કોઇ વ્યક્તિનું સકારાત્મક અભિગમ વિજય મેળવવામાં મદદરૂપ થાય છે ઉલ્લેખનીય છે કે તેર વર્ષની ઉંમરે એક બોમ્બ વિસ્ફોટ દરમિયાન માલવિકાએ હાથ ગુમાવ્યા અને પગમાં ભારે ઇજા થઇ હતી

સ્ત્રી પુરૂષ સમાનતાને વેગ તથા મહિલાઓની સિઘ્ઘિઓની ઉજવણી આ દિવસે થાય છે આ વર્ષે મહિલાઓના અધિકાર અને પેઢીગત સમાનતાનો વિષય રાખવામાં આવ્યો છે એર ઇન્ડિયા ધ્વારા આ નિમિત્તે આઠ આંતરરાષ્ટ્રીય સહિત બાવન વિમાન સેવાઓ માત્ર મહિલાઓ ધ્વારા સંયાલિત રાખવામાં આવી છે

આજે પુણેમાં કયરો એકઠો કરતી મહિલાઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે કયરામાં નખાતા સેની રી નેપકીન્સથી જંતુઓના ચેપ ફેલાવાની શકથતા રહે છે પરીણામે પર્યાવરણ મંત્રાલથે આ નીર્ણથ કર્યો છે તેથી બાયોડીગ્રેડેબલ કોથળીમાં જ નિકાલ કરી શકાય તેમણે કહયું કે સ્વાસ્થ્યના ધોરણો હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ લાગુ પડશે

ગઇ વિધાનસભામાં તે અમીરાકદમ બેઠક પરથી યુંવાથા હતા આજે શ્રીનગરમાં તેમણે કહયું કે આ કોઇ પરીવારનો પક્ષ નથી એ લે તમામ રાજકીય લોકોને આવકારવામાં આવશે ઘણા ભુતપુર્વ ધારાસભ્યો અને મંત્રીઓ તેમાં જોડાયા છે

કાથદો અને વ્યવસ્થાની પરીસ્થિતિમાં સુધારો થતાં આ નિર્ણય લેવાયો છે જો કે શોહરા પોલીસ મથક વિસ્તારના કે લાક સ્થળો પર કરફથુ યાલુ છે ત્યાં વારાફરતી છુ આપવામાં આવી હતી

પઠાનમધીરા જીલ્લામાં મળી આવેલા તમામને અલગ વોર્ડમાં રખાયા છે આરોગ્ય મંત્રી કે

શૈલજાએ પત્રકારોને કહયું કે તેમાં ત્રણ જણા ઇશાલીથી આવ્યા છે જથારે બે તેમના સંબંધી છે તેમણે કહ્યું કે ગભરાવાની જરૂર નથી અને તમામ પગલાં લેવાયા છે દિલ્ફીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે જણાવ્યું છે કે દિલ્ફીમાં તમામ તૈયારીઓ છે

જાહેર કાર્યક્રમો તમામ રદ કરાથા છે

હરીશ રાવે આગામી નાણાંકીય વર્ષનું અંદાજપત્ર વિધાનસભામાં આજે રજુ કર્યુ છે

તેમણે કહ્યું કે કૃષિ ઉદ્યોગને વધુ ધ્યાન અપાશે

ચાર હપ્તામાં એક લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની તેમણે જાહેરાત કરી હતી